થયેલી બે દિવસીય પરિષદનું અમેરિકા ભારત વાણિજય પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી કોવિડની સ્થીતિમાં ભારત અને અમેરિકા વચ્ચે ભાગીદારી કેવી રીતે આકાર આપી શકે છે તે અંગે વિચારો રજૂ કરશે ઓનલાઈન પરિષદમાં બંને દેશોના ભાવિ સંબંધ સહિતના ક્ષેત્રો પર ચર્ચા કરશે તેમાં સરકારના નીતિ નિર્માતાઓ રાજ્યકક્ષાના અધિકારીઓ અને વ્યવસાય અને સમાજના નેતાઓની હાજરી નોંધપાત્ર બનશે

પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે અને હેડ કોન્સ્ટેબલ એએસઆઈ તરીકે પ્રમોશન મળ્યા છે નોંધપાત્ર બાબત એ છે કે તમામ કર્મચારીઓ હાલ જ્યાં ફરજ બજાવે છે ત્યાં જ તેમને બઢતી અપાઈ છે

આરોગ્ય સેવાના મહાનિર્દેશક ડોકટર રાજીવ ગર્ગે આ સંદર્ભમાં તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે શ્રી ગર્ગે કહ્યું છે કે વાલ્વવાળા માસ્કનો ઉપયોગ કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે અપનાવવામાં આવેલા પગલા માટે નુકશાનકારક છે કારણ કે તે વાયરસને અટકાવતો નથી આરોગ્ય મંત્રાલયે તેની વબેસાઈટ પર ઉપલબ્ધ રક્ષણાત્મક કવરનો ઉપયોગ અંગેની સલાહ અંગેનો ઉલ્લેખ પણ કર્યો છે

નગરપાલિકાના પાંચથી સાત કર્મચારીઓ સીધા સંપર્કમાં હોવાનું બહાર આવ્યું છે સીધા સંપર્કમાં આવેલા કર્મચારીઓના સંપર્કમાં અન્ય અનેક કર્મચારીઓ સેકન્ડરી કોન્ટેકટમાં આવ્યા છે જેના પગલે પાલિકાના ચીફ ઓફિસરે આવતીકાલથી ત્રણ દિવસ માટે નગરપાલિકાના તમામ કર્મચારીઓને હોમ ક્વોરન્ટાઈનમાં રહેવા સૂચના આપી છે

આ નિર્ણય અંગે ચીફ ઓફીસરે કચ્છ કલેકટર પ્રાંત અધિકારી નગરપાલિકા કમિશનર સહિતના સંબંધિત અધિકારીઓને પણ લેખીત જાણ કરી દીધી છે નેહલ ઠક્કર શિવાન ઝા ગુજરાતમાં પોલીસ કર્મચારીઓ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ ઉપર વાજબી નિયંત્રણ મુકતી માર્ગદર્શિકા રાજ્યના પોલીસ વડા શિવાનંદ જાએ જાહેર કરી છે અને ગુજરાત સરકાર અને પોલીસ તંત્રની છબી પર કોમેન્ટ કરવાથી દુર કરવા તાકીદ કરી છે